યૂંટાયેલા પ્રતિનિધિઓને પોતાની કામગીરી યથાર્થ રીતે બજાવવાની પ્રેરણા આપવા માટે એવાર્ડ શરૂ કરવાની વાત શ્રી ત્રિવેદી એ કરી હતી અને કહ્યું કે આસામ ઝારખંડ રાજસ્થાન કર્ણાટક અને ઉત્તરાખંડમાં આ પ્રથા છે જેને હવે ગુજરાતમાં શરૂ કરવી છે

પછી ખેંચવાની અરજી ઉપર સર્વોચ્ય અદાલતે રાજ્ય સરકારનો જવાબ પણ માંગ્યો છે

વરદ નું જલાવતરણ કરાવવા માટે કેન્દ્રના વહાણવટા મંત્રી મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા

આગામી દિવસોમાં અન્ય શાળાઓમાં પણ અમલમાં મુકાશે

મોટી દમણના જામપોર બીચની ભીની રેતી ઉપર દમણના યુવા યજમાન અને પુદુચેરી ના યુવા મહેમાન દેશીરમત રમવા એકઠા થયા હતા ગુજરાતી કે હિન્દી પણ નહીં સમજતા પુદુચેરીના યુવાનો લાગણીના તંતુ વડે દમણના ભાઈબંધ સાથે જોડાયા હતા એક બીજાની ભાષા નહીં જાણતા યુવાનો વચ્ચે મેળાપ કરાવતા પ્રવાસના સંકલનકાર અજિત જૈન કહે છેકે એક ભારત શ્રેષ્ઠ ભારત બેજોડ અને બહતરીન કોશિશ છે એક સમયે પોર્ટુગીઝ વસાહત રહેલા પ્રદેશ વચ્ચે લોકમેળાપનો આ પ્રયાસ યુવા પેઢી માટે જીંદગીભરનું સંભારણું બની રહેશે

આ સમારોહમાં મંત્રી ગજેન્દ્રસીંહ શેખાવત જળશક્તિ મંત્રાલય દ્વારા કંપનીની મેનેજીગ ડિરેક્ટર મહેશસીંહને એવોર્ડ એનાયત કરાયો હતો આ પ્રસંગે ઉર્જા મંત્રાલયના કર્મચારીઓ હાજર રહ્યા હતા હવા માન સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતભરમાં ઊતરોતર ગરમીમાં વધારો થવાની આગાહી હવામાન ખાતાએ બહાર પાડી છે

આવતા પાંચ દિવસ માટે સાગરખેડ ને કોઈ ચેતવણી અપાઈ નથી

કોરોના વાઇરસ ફેલાતો રોકવા માટે સાઉદી અરબિયા એ વિમાન વ્યવહાર સ્થગિત કરવાનું સત્તાવાર પગલું ભર્યું છે

ફ્લાઇટ પકડવા એરપોર્ટ પહોચેલા તમામને પાછા વાળવામાં આવ્યા હતા વેરાવળ માછીમાર રૂપાણી સરકારના બજેટમાં માછીમારી સાથે સંકળાયેલા વેપાર ઉદ્યોગ માટે અપાયેલી રાહતોથી સાગરખેડુ સમાજ ખુશ છે વેરાવળ બોટ અસોશિએશનના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ જણાવે છેકે માછીમારને કિસાન ક્રેડિટકાર્ડ આપવાનો નિર્ણય નાણાકીય સમાવેશનમાં વધારો કરશે તો ડીઝલ ઉપર વેરા માફી અને નાની હોડી ખરીદવા માટે સબસિડીનો જોગવાઈ કરીને રૂપાણી સરકારેકાંઠા નજીક માછલાં પકડી રીજી રળતા ખારવાને મોટી મદદ કરી છે

ઉઝા તાલુકા પંચાયતના અંદાજપત્રમાં કૃષિ પશુપાલન સમાજકલ્યાણ શિક્ષણ આરોગ્ય અને જાહેર બાંધકામ વિષય તથા તાલુકાના વિકાસને લગતી સધળી પ્રવૃત્તિઓને બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે